પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

તેનાથી ભારતીય ઉર્જાક્ષેત્રમાં વિકાસ ઉદ્યોગ અને રોજગારની વ્યાપક તકો ઉભી થશે

શ્રી મોદીએ કહ્યું કે વિશ્વને ભારતથી ઘણી મોટી આશાઓ અને અપેક્ષાઓ છે અને તે આપણા યુવા વિદ્યાર્થીઓથી જોડાયેલી છે તેમણે કહ્યુંકે આપણે માત્ર આગળ જ નથી વધવું પરંતુ સૌથી આગળ અને સૌથી ઝડપી રહેવું છે આની પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ અધિઆધુનિક સુવિધાઓનું પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું

એચ ડી

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાવાળા વિદ્યાર્થીઓ એ ખાસ મહેમાનોથી સુવર્ણચંદ્રક અને પ્રમાણપત્ર મેળવ્યા હતા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

શ્રી બિરલાએ કહ્યું કે બે દિવસ યાલનારી આ બેઠકમાં વિવિધ સત્રોમાં વિધાનસભાના અધ્યક્ષો આદર્શ કામગીરીની પદ્વતિ તથા અનુભવો અંગે વિયારોનું આદાન પ્રદાન કરશે આનો સીધો લાભ લોકસભા તથા વિધાનસભાની કામગીરી વધુ ફળદાથી બનાવવામાં મળશે

જેમાં રાષ્ટ્રપતિ ઉપરરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સમારોહમાં ઓનલાઈન સંબોધન કરશે

કેન્દ્રિય ટીમ રાજ્યમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે ઉદ્દભવેલી સ્થિતિની સમીક્ષા કરવા ત્રણ સભ્યોની કેન્દ્રિય ટીમે ગઇકાલે અમદાવાદ તથા વડોદરા શહેરની મુલાકાત લીધી

સિંઘ ના વડપણ હેઠળની આ ટીમે અમદાવાદની એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોક્ટરો તથા દર્દીઓ સાથે વાતચીત કરી હતી કેન્દ્રિય ટીમે સમયસર નિદાન અને ફોલોઅપને લગતા પડકારોના અસરકારક સંયાલન અંગે રાજ્યના તબીબી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્રિય ટીમે કન્ટેઇનમેન્ટ સર્વેલન્સ પરીક્ષણ ચેપ નિવારણ નિયંત્રણના પગલા તથા પોઝીટીવ દર્દીના અસરકારક ક્લીનીકલ વ્યવસ્થાપનને મજબૂત કરવા વિવિધ પગલા સૂચવ્યા હતા

અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી આવતીકાલે સવારના છ વાગ્યા સુધીના સંપૂર્ણપણે કરફયુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે ગઇકાલે શહેરના મોટા ભાગના રસ્તાઓ સૂમસામ રહ્યાં હતાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર નામ માત્ર જણાતી હતી મંદિરો બંધ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા કરફયુનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું હતું છે કરફયુનો ભંગ કરી બહાર નીકળતા લોકો સાથે શિક્ષાત્મક તથા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હતી

અમદાવાદ શહેરમાં આજે પણ સંપૂર્ણપણે કરફયુ યાલુ રહેશે જે આવતીકાલ સવારે છ વાગ્યા સુધી અમલી બનશે ત્યારબાદ એટલે કે આવતીકાલથી જ રાત્રીના નવથી સવારના છ વાગ્યા સુધીનો રાત્રી કરફયુ અમલી બનશે દરમિયાન વડોદરા સુરત અને રાજકોટ શહેરમાં પણ ગઇકાલથી રાત્રીના નવ થી સવારના છ વાગ્યા સુધીના રાત્રી કરફયુનો અમલ શરૂ થયો છે

શહેરમાં પોલીસ જીઆરડી અને હોમગાર્ડ સહિત ત્રણ હજાર પાંચસો જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે શહેરના રસ્તાઓ અંડરબ્રિજ ઓવરબ્રિજ આગળ બેરીકેટ મુકી બંધ કરવામાં આવ્યા છે

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં કરફયુ દરમિયાન ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી માધાપર ચોકડીથી માલિયાસણ ચોકડીના રસ્તાઓ યાલુ રહેશે અને કેસરી હિન્દ પુલ કાલાવાડ રોડ અંડરબ્રિજ સિવાયના પુલો બંધ રહેશે

ગઇ કાલે અમરેલી અને બાબરામા તેનો ભંગ કરનારા વેપારીઓની દુકાનો સીલ કરાઇ હતી